મતગણતરી સવારે આઠ વાગે શરૂ થશે મતગણતરીમાં સૌપ્રથમ ટપાલથી મળેલા મત અને પોસ્ટલ બેલેટ સિસ્ટમથી આવેલ મતોની ગણતરી થશે આઠ હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ મોડી સાંજે સ્પષ્ટ થાય તેવી સંભાવના છે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ મતદાન મથકના મતો વીવીપેટની સ્લીપ સાથે સરખાવશે

જો તેમાં વિસંગતતા જોવા મળશે તો વીવીપેટની ગણતરી ધ્યાનમાં લેવાશે

તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

આકાશવાણીના સમાચાર વિભાગ દ્વારા ચૂંટણીના વિશ્વસનીય અને તાજાં પરિણામોના પ્રસારણની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

મત ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવશે જે સાંજ સુધી સંપન્ન થવાની સંભાવના છે વિધાન સભવાર મત ગણતરી ઈજનેરી કોલેજના અલગ અલગ રૂમોમાં થશે

ઉપરાંત ચૂંટણી જંગમાં બહુજન સમજા પાર્ટી હિન્દ્રસ્થાન નિર્માણ દળ ન્યુ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટી બહુજન મ્રક્તિ પાર્ટી અને રાષ્ટ્રીય પાવર પાર્ટી ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે દસ ઉમેદવારો પૈકી બે મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે